બાદમાં તેઓ માલદીવ અને શ્રીલંકાના બે દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી કોચીથી નોકાદળના વિશેષ હેલીકોપ્ટરમાં ગુરૂવાયુર પહોચ્યા હતા દર્શનબાદ પ્રધાનમંત્રી કેરળ પ્રદેશ ભાજપ સમિતિ દ્વારા યોજાનાર અભિનંદન સભામાં ભાજપ કાર્યકરોને સંબોધન કરશે સતત બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી મોદીની કેરળની આ પહેલી મુલાકાત છે તેઓ ગઈકાલે રાત્રે કોચી પહોચ્યા હતા કેરળના રાજયપાલ પી સદાશિવમ વિદેશ રાજયમંત્રી વી મુરલીધરન રાજયના દેવસ્વમ મંત્રી કડાકમ્પાલી સુરેન્દ્રએ નૌકાદળના એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કર્યુ હતું

દિલ્હીમાં પ્રસારણ માધ્યમો સાથે વાત કરતાં શ્રી જાવડેકરે કહયું કે તંદુરસ્ત જીવન શૈલી માટે યોગનું ખુબ મહત્વ છે

શ્રી જાવડેકરે કહયું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા ઘણા આયોજન કરવામાં આવી રહયાં છે

બે દિવસની મુલાકાતના પ્રથમ ચરણમાં શ્રી મોદી માલદીવ પહોચશે અને ત્યાંના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમદ સોલીહ અને અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે

આ યાત્રા દરમિયાન ઘણી મહત્વપુર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની આશા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ચુંટણી પછીની આ પ્રથમ વિદેશ મુલાકાત છે પડોશના બે દેશોની મુલાકાત નેબરહુડ ફર્સ્ટની નીતી નિર્દેશ કરે છે બધા ક્ષેત્રોમાં સલામતી અને વિકાસનો દ્રષ્ટીકોણ આગળ વધારે છે જે સાગર તરીકે ઓળખાય છે

બંને નેતાઓ ભેગા મળીને માલદીવ રાષ્ટ્રીય સંરક્ષણ બળનું નવુ સ્થપાયેલુ પ્રશીક્ષણ કેન્દ્ર શરૂ કરશે જે દ્વિપ રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતામાં વધારો કરશે

આ મુલાકાત દરમિયાન ભારત અનેક નવા પ્રકલ્પોની જાહેરાત કરે તેવી સંભાવના છે માલદીવમાં ભારતના રાજદ્વત સંજય સુધીરે આકાશવાણીને જણાવ્યું કે ક્રિકેટ સ્ટેડિયમ બાંધવા અંગે જાહેરાત થઈ શકે છે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચશે શ્રીલંકામાં ઈસ્ટર રવિવારના આતંકી હુમલાઓ પછી પાડોશી દેશ સાથે મજબુતાઈ દર્શાવવાના સંદર્ભમાં આ યાત્રા મહત્વપૂર્ણ માનવામાં આવે છે

જયશંકર થીપુમાં ભુટાનના રાજા જીગમે ખેસર નામગિયેલ વાંગચુકને મળ્યા વિદેશ મંત્રીએ એક ટવીટર પરના સંદેશામાં કહયું કે ભારત અને ભૂટાન વચ્ચે વિશેષ મિત્રતાને કારણે હંમેશા હિમાલયના રાષ્ટ્રોના પ્રમુખના માર્ગદર્શનથી લાભ થયો છે આ અગાઉ શ્રી જયશંકરે ભૂટાનના પ્રધાનમંત્રી લોટે ત્શેરીંગ સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોના મહત્વના પાસા પર ચર્ચા કરી હતી તેમણે ભુતાનના તેમના સમકક્ષ ટાંડી દોરજી સાથે બેઠક કરી હતી અને વિકાસ ભાગીદારી અને હાઈડ્રોપાવર પર ભાર મુકતા પરસ્પરના રસના મુદાઓની ચર્ચા કરી હતી શ્રી જયશંકર મંત્રાલયનો હવાલો સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાતમાં ભુતાનના પાટનગર થીંપુ ખાતે ગઈકાલે પહોચ્યા હતા

શ્રી ગોયલ વૈશ્વિક વેપાર પરિસ્થિતિ વિશ્વ વેપાર સંગઠન અંગેના વિષયો તેમજ ડિજીટલ વેપાર અંગે ચર્ચા વિચારણા કરશે

સુરક્ષા સુત્રોએ જણાવ્યું કે ચાલી રહેલી કામગીરીમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને બે થી ત્રણ આતંકવાદી ફસાયા હોવાનું મનાય છે

ભારતીય હવામાન વિભાગના મહાનિદેશકશ્રી મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે કેરળના ઘણા વિસ્તારમાં આજે વરસાદની શરૂઆત થઇ છે

પેરીસ ખાતે રમાઈ રહેલી ફેચ ઓપન ટેનીસ સ્પર્ધામાં નોવાક જોકોવિચ અને ડોમીનીક ચિએમ વચ્ચે અધુરો રહેલો સેમી ફાઈનલ મુકાબલો આજે ફરી શરૂ થશે

આ મુકાબલો જીતનાર ખેલાડી રવિવારે યોજાનાર ફાઈનલમાં રાફેલ નડાલ સાથે રમશે

ભારતીય સમય અનુસાર મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે અન્ય એક મેચ ટોન્ટનમાં સાંજે છ વાગે અફઘાનીસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે અફઘાનીસ્તાન પોતાની પહેલી બંને મેચ હારી ચુકયું છે દસ ટીમોની ટુર્નામેન્ટમાં હવે તેની સેમી ફાઈનલમાં પહોચવાની આશા ખુબ ઓછી છે પ્રતિયોગીતામાં ગઈકાલે બ્રિસ્ટલમાં પાકિસ્તાન અને શ્રીલંકાનો મુકાબલો વરસાદને કારણે રદ થયો હતો સતત વરસાદ પછી મેદાનનું ઘણીવાર નિરીક્ષણ કર્યા પછી એમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો

સંગમાના નેતૃત્વવાળી નેશનલ પીપલ્સ પાટી એનપીપીને રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા આપી છે પાર્ટીના આરક્ષિત ચિન્હ તરીકે પુસ્તકનું ચિન્હ ફાળવવામાં આવ્યું છે હાલમાં અરૂણાચલ પ્રદેશમાં થયેલી વિધાનસભા ચુંટણીમાં પાંચ બેઠકો જીત્યા પછી એનપીપીએ રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતાની જરૂરીયાત પૂરી કરી દીધી છે પાર્ટી ચાર રાજયો મેઘાલય મણીપુર નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં રાજય પાર્ટી તરીકે માન્યતા ધરાવે છે એટલે તેણે નેશનલ પાર્ટી તરીકેની જરૂરીયાત પણ પૂર્ણ કરી દીધી છે

બોર્ડે આદિવાસી કાર્ય મંત્રાલયને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે એકલવ્ય શાળાઓને જોડાણ લેવા માટે સ્વતંત્ર ખાનગી શાળા શ્રેણીને બદલે નિયમિત શ્રેણીમાં અરજી કરવાની રહેશે

ત્યારે દાંતા પાસેના ત્રિશુળીયા ઘાટના વળાંક પર જીવની બ્રેક ફેઇલ થતા જીપ પલ્ટી ગઈ હતી

ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા છે પોલીસ તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે